નિષ્ફળ વિદ્યાર્થીની બે માસ બાદ ફરી પરીક્ષા લેવાશે

સૂર્યપ્રકાશે કહ્યું સિંધી ભાષાના કાર્યક્રમો માટે ડીડી ગિરનાર વધુ સમય ફાળવે તેવું આયોજન છે

આર્થિક તેજી મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અર્થતંત્રને પ્રોત્સાહન આપતા અનેક પગલા જાહેર કરીને લાંબાગાળાની તેજીનો પાયો મોદી સરકારે નાંખ્યો છે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલચે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ખેડૂત નાના વેપારી લધુ ઉદ્યોગકાર સહિત છેવાડે વસતા પ્રત્યેક નાગરિકની આર્થિક ભલાઇ સાયવે તેવા પગલા મોદી સરકાર હંમેશા ભરતી આવી છે નાણામંત્રી નિર્મળા સીતારમણને અભિનંદન પાઠવતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે મકાન બાંધકામથી માંડીને નિકાસ સુધીના અનેક ક્ષેત્રને અપાયેલી છૂટછાટને પગલે નાગરિકોની ખરીદશક્તિ વધશે

જાહેર નહિં કરવાના નિર્ણયને તેમણે ગુજરાત વતી આવકાર્યો છે

અગાઉ વિદ્યાર્થી નબળો હોય છતાં નાપાસ નહિં કરવાની જોગવાઇ હતી જે હવે રદ થઇ છે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણમાં પરિણામલક્ષી તથા ગુણવત્તાલક્ષી પરિવર્તન લાવવાના ઉમદા હેતુથી આ સુધારો કરાયો છે

ફેરપરીક્ષામાં પણ અનુતિર્ણ થનારને નીયલા ધોરણમાં બીજુ વર્ષ કરવું પડશે

તેમણે જણાવ્યું કે બંધારણના આઠમા શેડ્યુલમાની ભાષાઓ પૈકી સિંધી એક હોવાથી તથા ગુજરાતમાં સિંધી સમુદાથની વસ્તી વધુ હોવાથી આ ભાષામાં વધુને વધુ કાર્યક્રમો બનવા જોઇએ

પ્રધાનમંત્રી મોદી તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આ ત્રીજી મુલાકાત હશે વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારે કહ્યું છે કે બંને દેશનું હિત પરસ્પર સયવાય તેવા અનેક મુદ્દા ઉપર બંને નેતા વાતચીત કરશે ગીર સોમનાથ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની કાર્ડ વિતરણમાં રાજ્યમાંથી ગીર સોમનાથ જિલ્લો મોખરે આવ્યો છે આ સિદ્ધિ બદલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે ગાંધીનગર ખાતે આયોજીત આયુષ્માન ભારત દિવસ ઉજવણી સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે એવોર્ડ આપી બહ્માન કર્યુ હતું અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગીર સોમનાથ જિલ્લાની આરોગ્ય શાખાએ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી સુધી કાર્ડ પહોંચાડવામાં સફળતાપૂર્વક કામગીરી કરી હતી જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર અને જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ આ યોજનાના કાર્ડ લાભાર્થી સુધી ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વિતરણ કરાતા ગીરસોમનાથ જિલ્લાએ આ સફળતા મેળવી છે ભાજપ કુચ અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે ભારત એકતા કૃય ચોજાશે જેનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કરશે

ગુજરાત ભાજપના અદના કાર્યકરથી માંડી સૌ કોઇ પદાધિકારી ભારત એકતા કૂયને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે પેટા ચૂંટણી ધારાસભાની ખાલી પડેલી છ બેઠક માટેની પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઇ છે પરંતુ ગઇકાલ અને આજે એમ બે દિવસમાં એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી તેમ મુખ્ય ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે પેટાયૂંટણી જ્યાં યોજાવાની છે તે બેઠકોમાં થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઇવાડી લુણાવાડાનો સમાવેશ થાય છે બાયડ પેટા ચંટણી અરવલ્લીની બાયડ ધારાસભા બેઠકની પેટાયૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવા માટે વિવિધ ટૂકડીઓની રચના કરાઇ છે જિલ્લા યૂંટણી અધિકારી અને કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા પાંચ ફલાઇંગ સ્કવોડ ત્રણ વિડિયો સર્વેલન્સ ટીમ તથા નવ જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરાઇ છે

વિજીલ જેવી મોબાઇલ એપનો લોકપ્રચાર પણ હાથ ધરાયો છે

ધ્વનિ પ્રદુષણને કાબુમાં રાખવાના ઉદ્દેશથી મધરાતે લાઉડસ્પીકરનો વપરાશ બંધ કરવાનું જાહેરનામું પોલીસ કમિશ્નર એ

ખાનગી કે જાહેર સ્થળે યોજાતા તમામ કાર્યક્રમને આ પ્રતિબંધ લાગુ પડશે

પેપરલેસ ડિજીટલ પરીક્ષા માટે યારૂસેટ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં પહેલ કરવામાં આવી છે પરીક્ષામાં પ્રશ્નપત્ર ઉત્તરવઠીના બદલે હવે ઇ ટેબલેટનો ઉપયોગ થશે પરીક્ષાની હોલ ટિકિટથી લઇને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા પેપરલેસ ડિજીટલ હશે અમારા આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે યારૂસેટ યુનિવર્સિટી અને સિંગાપોર સ્થિત લિટરમોર ઇનોવેશન લેબ્સ કંપની વચ્ચે એમ

કરવામાં આવ્યા છે ડિજીટલ પરીક્ષાથી પરીક્ષાલક્ષી કામગીરીમાં ગુણવત્તામાં વધારો થશે

જેમાં અમરેલી બોટાદ મોરબી સુરેન્દ્રનગર દ્વારકા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોનો સમાવેશ થાય છે

દરમ્યાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાં આજે પણ વરસાદ યથાવત રહ્યો છે બોટાદ જિલ્લાના બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે તો બપોર બાદ મોરબીમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા

કચ્છ જિલ્લાના માતાના મઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે માતાના મઢે આજે સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થતા અડધા કલાકમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે દરમ્યાન નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ છે

મી